આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શહેરીકરણ દ્વારા પડકારોને તકોમાં ફરેવવા પ્રતિબદ્ધ છે તેમણે જણાવ્યું કે ભવિષ્યની જરૂરિયાતો માટે શહેરોનો વિકાસ કરવાનો આ પ્રયાસ છે

જો કે જિલ્લા સ્તરે સ્વતંત્ર સર્વે પહેલીવાર સંસ્થા સાથે વનવિભાગ આયોજિત કરી રહ્યું છે આ સર્વે વિષે માહિતી આપતા પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ વન સંરક્ષક શ્રી તુષારભાઈ પટેલે આ પ્રમાણે જણાવ્યું હતું